સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજથી આરંભ થશે વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે કોરોના વાયરસના કેસો ઇરાનમાં નોંધાતા ત્યાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાના પ્રયાસો કેન્દ્ર સરકાર કરી રહી છે કાશ્મીરના પુલવામા જિલ્લામાં સલામતી દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા છે સરકારને ફેબ્રુઆરી મહિનામાં જીએસટી થકી એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે ઓડીશામાં થોજાયેલા ખેલો ઇન્ડિયા યુનીવર્સીટી રમતોત્સવનું ગઈકાલે સમાપન થયું છે

આ સત્રનું સમાપન આગામી ત્રીજી એપ્રિલે થશે

પહેલાં તબક્કામાં પહેલી ફેબ્રુઆરીના રોજ અંદાજપત્ર રજુ કરાયા બાદ રેલવે પ્રવાસન સહિત વિવિધ મંત્રાલયોની માંગણીઓ અંગે ગૃહમાં ચર્યા વિચારણા કરવામાં આવી હતી બજેટ સત્રના પહેલાં તબક્કામાં સીધા કરવેરાને લગતું વિવાદસે વિશ્વાસ વિધાયેક કેન્દ્રીય સંસ્ક્રત યુનિવર્સિટી વિઘેયક સહિત ગૃહમાં રજૂ કરાયેલા વિવિધ વિધેયકો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

નાણામંત્રી ફેંમત બિશ્વા શર્મા આગામી શુક્રવારે નવા નાણાંકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કરશે

અરૂણાચલપ્રદેશ વિધાનસભાના સત્રનો આજથી આરંભ થશે

જયશંકરે જણાવ્યું છે કે કોરોના વાયરસના કેસો ઇરાનમાં નોંધાતા ત્યાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાના પ્રયાસો કેન્દ્ર સરકાર કરી રહી છે તેમણે કહ્યું કે ભારત સરકાર ઇરાનના સત્તાવાળાઓ સાથે સહકાર સાધીને ત્યાંના ભારતીયો અહીં આવે તે પહેલાં તેમનું સ્ક્રીનિંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવી રહી છે શ્રી જયશંકરે જણાવ્યું છે કે તેમણે ઇરાન ખાતેના ભારતના રાજદૂતને આ સમગ્ર કામગીરીની છેલ્લાં છેલ્લી માહિતી સંબંધિતોને પર્હોચાડવા જણાવ્યું છે કેરળના મુખ્યમંત્રી પી વિજયન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે પૂછેલા પ્રશ્નના પ્રતિભાવોમાં શ્રી જયશંકરે આ માહિતી આપી હતી

પોલીસે અધિકારીએ આકાશવાણીને જણાવ્યું હતું કે પોલીસ સેના અને સીઆરપીએફના જવાનોએ સાથે મળીને આ કામગીરી કરી છે મૃત્યુ પામેલા આતંકવાદીઓની ઓળખ હિઝબુલ સંગઠનના જહાંગીર અહેમદ વાણી અને ઉઝૈર અમીન તથા જૈશ એ મહંમદ સંગઠનના રાજા ઉંમર તરીકે થઈ છે પોલીસે જણાવ્યું છે કે આ ત્રણેય આતંકવાદીઓ સ્થાનિક હતા

સંબંધિત વિસ્તારોમાં હિંસાના બનાવો બનતા સીબીએસઈએ આ વિસ્તારની પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો જે વિદ્યાર્થીઓ સાતમી માર્ચ સુધી પરીક્ષા આપી ન શકે તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા પછીથી લેવાની તૈયારી બોર્ડે બતાવી હતી

પોલીસે બધા જ લોકોને પરિસ્થિતિ સામાન્ય હોવાનું જણાવીને શાંતિ જાળવવાની અપીલ કરી છે

ગઈકાલે દિલ્ફીમાં નાગરીક મહાલેખા દિવસની ઉજવણી પ્રસંગે તેમણે કહ્યું કે પોતાની કામગીરીમાં નિષ્ણાંત હોવાની સાથે સાથે ટેકનોલોજી ક્ષેત્રે પણ સંબંધિત અધિકારી નિષ્ણાંત હોય તે જરૂરી છે

બોલતા તેમણે કહ્યું કે મહત્વના સુધારાઓની આ સિઘ્ઘિઓ દેશ માટે ગૌરવરૂપ બાબત છે

તેઓ ગઈકાલે ગૌતમ બુધ્ધ નગરની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રીએ પોલીસ કમિશનર કચેરીનું ઉદઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું તેઓ બે દિવસની મુલાકાત દરમિયાન ઘણા વિકાસકામોનું ઉદઘાટન કરશે તથા શિલાન્યાસ કરશે

સત્તાવાળ સૂત્રોના જણાવ્યા મુજબ સીબીઆઈએ હાથ ધરેલી તપાસમાં આ બંને જિલ્લા ન્યાયાધીશોની સંડોવણી હોવાનું જાણવા મબ્યું છે

જોકે તેમણે કહ્યું કે સંપૂર્ણ સંઘર્ષ વિરામ થાય ત્યાં તે હેતુથી હિંસાની ઘટનામાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરાશે ગઈકાલે કાબુલમાં પત્રકાર પરિષદમાં બોલતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું